રાજકોટ સિવિલ ફોસ્પિટલન કોરોન આઈ સી યુ મં વરીષ્ઠ ડોક્ટર દિવસમં બે વખત વિઝીટ કરે તેવો આગ્રહ મુખ્યમંત્રી રૂપાણી રજૂ કર્યો ૈ ભાજપ પ્રદેશ પ્રમુખ સી

પાટિલે ઉત્તર ગુજરાતનો પ્રવાસ અંબાજીથી શરૂ કરી પારણ પહોચત ભવ્ય સ્વામાત કરાશ્યું ગુજરાન માનવ ધિકાર આયોગન ધ્યક્ષ તરીકે નિવૃત્ત જસ્ટીસ રવિકુમાર ત્રિપાઠીની નિમણુક થતા તેમણે હોદ્દો સંભાબ્યો

મોદી સરકારે આમ આદમીને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગી થાય તેવા પૌષ્ટિક પૂરક આહારના આઠ પ્રકારના પાવડર આજે બહાર પડ્યા છે જેનું દેશ વ્યાપી વિતરણ જન ઔષધી સ્ટોરની શૃંખલા દ્વારા થશે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી સદાનંદ ગૌડા અને રાજ્યકક્ષાના મંત્રી મનસુખમાંડવિયાએ આજે નવીદિલ્હી ખાતે ઔષધીયુક્ત પૌષ્ટિક આહારની શ્રેણી આજે લોન્ચ કરી હતી શ્રી માંડવિયા એ આ પ્રસંગે જણાવ્યુ છે કે આ પ્રોટીન પાવડર પ્રોટીનબાર અને ધાત્રીમાતાઓ માટે પૂરક પોષક તત્વો યુક્ત સપ્લિમેન્ટ પાવડર હવે સસ્તા દરે જાહેરજનતા માટે ઉપલબ્ધબનશે અને કુપોષણને દેશવટો આપી શકાશે તેમણે ઉમેર્થું હતી કે પ્રધાનમંત્રી મોદી એ પણ પોષણયુક્ત આહાર સૌને ઉપલબ્ધ બને તેવી વાત મન કી બાતમાં કહી હતી તેને અનુરૂપ પ્રોટીન પાવડરની પોસાય તેવી શ્રેણી બહાર પાડવામાં આવી છે તેમ શ્રી માંડવિયા એ ઉમેર્યું હતું

સી યુ વોર્ડમાં દાખલ તમામ દર્દીની તબિયત દિવસમાં બે વખત તપાસવા માટે વરીષ્ઠ ડોક્ટર અયૂક સેવા આપે તેવો આગ્રહ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાખ્યો છે આ હોસ્પિટલમાં કોરોના સારવાર કેવી અપાય છે તે યકાસવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલે આજે વિડીયો કોન્ફરન્સ વડે વર્ચ્યુઅલ મુલાકાત લીધી હતી અને કોરોના સારવારમાં જોડાયેલા ડોક્ટર અને નર્સની સેવાને બિરદાવી હતી કોરોના દર્દીને સાજા કરવામાં કવાય કચાશ રહે નહીં તેનું ધ્યાન રાખવાનો આગ્રહ પણ તેમણે તબીબી સ્ટાફ પાસે રજૂ કર્યો હતો

સૌરાષ્ટ્રમાં આ તેમનો બીજો પ્રવાસ હશે અગાઉ તેઓ સોમનાથથી સંત સવૈથાનાથ ધામ સુધીનો ચાર દિવસીથ પ્રવાસ કરી યુક્વા છે પક્ષના સંગઠનને નવી મજબૂતી બક્ષવા ઉપરાંત પાયાના કાર્યકરોને મળવા માટે શ્રી પાટિલ તમામ જિલ્લા તાલુકામાં જવાનો કાર્યક્રમ ગોઠવી રહ્યા છે સામાજિક આગેવાન અને લોકસેવા કરતાં લોકોને ભાજપ સાથે રાખી તેમની પ્રવતિમાં મદદરૂપ બનવા ની વાત તેઓ દરેક પ્રવાસમાં કરે છે દરેક વિધાનસભા બેઠક ઉપર જીતેલા અને હારેલા ભાજપ ઉમેદવાર પાસેથી તેઓ આગામી ચૂંટણી જીતવાની રણનીતિના મુદ્દા પણ મેળવતા રહે છે

પાટિલનો કાફલો પાટણ આવી પહોચતા કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું જન અભિવાદન ઝીલવા માટે શ્રી પાટિલ પાટણના મુખ્ય માર્ગ ઉપર નીકળતા ઠેર ઠેર તેમનું સ્વાગત કરાયું હતું શ્રી પાટિલે તેમની ઉત્તર ગુજરાત થાત્રાનો આજે અંબાજીથી પ્રારંભ કર્યો છે ભાજપ આગેવાનો સાથે શ્રી પાટિલ સવારે આરાસુરી અંબા માતાજીના મંદિરમાં પહોચ્યા હતા અને પુજા અને દર્શનનો લાભ લીધો હતો અંબાજી થી દાંતા થઈને શ્રી પાટિલ પાલનપુર પહોચ્યા હતા અને પાયાના કાર્યકરો ને મળ્યા હતા બનાસકાંઠાનું ભ્રમણ પતાવીને શ્રી પાટિલ પાટણ જિલ્લામાં આવ્યા છે ત્યાં નિર્ધારિત કાર્યકરો પતાવી ડીસા જશે અને ત્યારબાદ મહેસાણા જિલ્લામાં આવશે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 સી પટેલ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફિથા વગેર આગોવાનો તેમની સાથે જોડાયા છે કોરોના વોરિયર્સ સ્પર્ધાના બાલ વિજેતા ગુજરાત ગૌરવ દિન અન્વયે કોવિડ લોક ડાઉનમાં ગુજરાતના કોરોના વોરિયર્સ વિષય ઉપર ઓનલાઈન સ્પર્ધાનું રાજ્યવ્યાપી આયોજન થયેલું જેમાં શાળાના વિદ્યાર્થીઓને તેમની કલ્પના શક્તિ અને કળા સૂઝ પ્રમાણે ભાગ લેવાની તક અને પ્રેરણા આપવામાં આવેલી દરેક જિલ્લાની પસંદ થયેલી કૃતિ રચનાર વિજેતાઓને સન્માન સ્વીકાર માટે આવતીકાલે તારીખ ચોથી સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે બોલાયાયા છે બાલ વિજેતા પૈકી કચ્છ જિલ્લાના ત્રણ વિદ્યાર્થીઓ સામેલ છે કાવ્ય સ્પર્ધામાં ભુજના નમન પંડ્યા નિબંધ લેખનમાં મિર્ઝાપરમાં ઉર્વીબહેન ભુવા અને ગાંધીધામનો લાભ ચિત્રોડા કચ્છમાથી વિજેતા થયેલ છે ભુજના સ્વામિનારાયણ કન્યા વિદ્યાલયમાં ભણતા નમન પંડ્યા એ પોતાનો રાજીપો આકાશવાણી સાથે આ રીતે વ્યક્ત કર્યો હતો

શાંતાબા જનરલ હોસ્પિટલ ખાતે આશરે એક કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ કોરોના ટેસ્ટિંગ લેબ કાર્યરત થતાં હવે કોવિડ પરીક્ષણ સ્થાનિક કક્ષાએ જ થઈ શકશે

નિમણૂક ગુજરાત માનવ અધિકાર આયોગના અધ્યક્ષ તરીકે ગુજરાત ફાઇકોર્ટના નિવૃત્ત જસ્ટીસ રવિકુમાર ત્રિપાઠીની નિમણુક થતા તેમણે આજે હોદ્દો સંભાળી લીધો છે ગૃહ અને કાયદા રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રાજ્ય સરકાર વતી તેમને અભિનંદન પાઠવ્યા છે ગુજરાત માનવ અધિકાર આદ્યોગના અધ્યક્ષ તરીકે મણીપુર હાઇકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ અભિલાષાકુમારીની નિમણૂક થયેલી પરંતુ રાષ્ટ્રપતિ દ્વારા તેઓની લોકપાલ કમિટિમાં નિમણૂક થતાં તેમણે રાજીનામુ આપતાં આ જગ્યા ખાલી પડી હતી ત્યાર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલ પસંદગી સમિતિની ભલામણને ધ્યાને લઇ રાજથપાલ આયાર્ય દેવવ્રત દ્વારા શ્રી ત્રિપાઠીની ત્રણ વર્ષ સુધીની મુદત માટે નિમણૂક કરવામાં આવી છે

જિલ્લા મહિલા અને બાળ અધિકારી કે

દિકરી જન્મના વધામણા કરવા ઉપરાંત ભૂણ હત્યા રોકવાના આશયથી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રોકડ સહાયની યોજના શરૂ કરાઈ છે

ડાંગ જિલ્લામાં આજે કોરોના ના સાત પોઝેટિવ કેસ નોંધાયા છે